જયારે સુન્નિવકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એકર જમીન મસ્જીદ બાંધવા માટે ફાળવવી

પણ સાથો સાથ યુકાદો કહે છે કે સુન્નિવકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એકર જમીન મસ્જીદ બાંધવા માટે ફાળવવી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની પાંચ ન્યાયાધિશોની બનેલી બેંચના અન્ય ન્યાયાધિશો આ મુજબ છે ન્યાયાધિશ એસ એ બોબડે ન્યાયાધિશ ડી

ચંદ્રયુડ ન્યાયાધિશ અશોક ભુસણ અને ન્યાયાધિશ એસ

સર્વોચ્ય અદાલતે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે રામ મંદિર બાંધવાનું કામ ટ્રસ્ટ હસ્તક કરાય અને ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવી તેમાં નિર્મોહી અખાડાને પ્રતિનિધિત્વ અપાય ભારતીય પુરાતત્વ વિભાગના અહેવાલને ટાંકતા આ યુકાદો કહે છે કે ખાલી જમીન ઉપર મસ્જીદ બંધાઇ હોય તેવા પુરાતત્વ પુરાવા મળ્યા નથી અને વિવાદીત ઢાંચો મુસ્લીમ સ્થાપત્યકળા પ્રમાણેનો જણાયો નથી શુક્રવારથી નમાઝ અદા કરાવાનું આ વિવાદીત સ્થળે ચાલુ હતુ એટલે મુસ્લીમ સમાજ પાસે કબજો હોવાનું પ્રસ્થાપિત થતો હોવાનું સર્વોચ્ય અદાલતે માન્યું છે અયોધ્યા કેસ પક્ષકારો પૈકીના ઇકબાલ અન્સારીએ ચુકાદાનું સ્વાગત કર્યુ છે જયારે હિંદુ મહાસભાના વકીલ વરૂણ સિંહાએ યુકાદાને ઐતિહાસીક ગણાવ્યા છે સુન્નિવકફ બોર્ડના વકીલ ઝફરયાબ ગિલાનીએ કહ્યું છે આ યુકાદાની તેમને સંતોષ નથી અને આગળ શું કાર્યવાહી કરવી તે થોડા સમયમાં નકકી કરશે

કેન્દ્રિય ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગોના મંત્રી હરસિમરત કૌર બાદલ પંજાબના રાજ્યપાલ વી પી સિંઘ બદનૌર અને મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંહ પણ તેમની સાથે હતા

તેમણે આ પવિત્ર ભૂમિ પરથી માનવતા અને પરસ્પર બંધુત્વનો સંદેશો આપ્યો ગુરૂદ્વારાના મુખ્ય પરિસરમાં પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી પુજારીઓએ તેમને શાલ અર્પણ કરી શ્રી મોદીએ ગુરૂનાનક દેવજીએ વાવેલા બોરના ઝાડની પણ મુલાકાત લીધી હતી

સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રીને દેશના જુદા જુદા ભાગોમાં વિશેષ રૂપે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ અંગે જાણકારી અપાઇ હતી અમારા સંવાદદાતા જણાવે છે કે શ્રી શાહે વિવિધ રાજયોમાં સ્થિતિની જાણકારી માટે કેટલાક મુખ્યમંત્રીઓ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને તેમને કહ્યું કે તેઓ પોલીસ અને વહીવટીતંત્રને સતર્ક રહેવા નિર્દેશ આપે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ગૃહ સચિવ અજિત ભલ્લા ગુપ્તચર સંસ્થાના નિદેશક અરવિંદ કુમાર અને કેટલાક ઉચ્ય અધિકારીઓ બેઠકમાં હાજર થયા હતા

રાજયપાલ ભગતસિંહ કીશ્યારીને મુખ્યમંત્રી ધ્વારા રાજીનામું સોપ્યા પછી તરત જ કોંગ્રેસ નેતાઓએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વડા શરદ પવાર સાથે મુંબઇમાં તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી બાદમાં મહારાષ્ટ્ર રાજય કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ બાલા સાહેબ થોરાટે કહ્યું કે રાજયપાલને હવે મહત્વપુર્ણ ભૂમિકા ભજવવી પડશે અને પરંપરા અનુસાર નિર્ણય લેવો પડશે શ્રી પવાર સાથે મુલાકાત કરનારાઓમાં પુર્વ મુખ્યમંત્રી સુશીલકુમાર શિંદે પૃથ્વીરાજ ચૌહાણ અને અશોક ચૌહાણ તથા કોંગ્રેસના ઘણા અન્ય નેતા સામેલ હતા આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ રાજયમાં સરકાર રચના પર બનેલા અવરોધોને દુર કરવા પર સલાહ અંગે શ્રી પવારની મુલાકાત લીધી હતી બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી પવારે ભાજપ અને શીવસેનાને સુચવ્યું કે લોકોએ આપેલી સ્પષ્ટ કટ બહ્મતીને આદર આપવો

પ્રમુખ પદના ઉમેદવાર સાજીથ પ્રેમદાસાએ વિપક્ષના નેતા મહિન્દા રાજપક્ષેની વિવિધ સમુદાયોમાં વિભાજન કરવાની નીતિની ટીકા કરતા કહ્યું છે કે લોકોને વિભાજિત કરીને પોતાની સત્તા મજબૂત કરવાનો આ પ્રયાસ છે શ્રી પ્રેમદાસાએ કહ્યું છે કે બધા જ શ્રીલંકાના નાગરિકોએ સાથે મળીને તેમજ એકતા કેળવીને આગળ વધવાની જરૂર છે ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ ગોતાબાયા રાજપક્ષેએ આક્ષેપ કર્યો છે કે તમિલ નેશનલ અલાયન્સે પોતાની અલગતાવાદી માંગણીઓ સંતોષી શકે તેવા પક્ષની પસંદગી કરી છે

તેની અસરથી ઓડીશામાં ઉત્તરીય પ્રદેશોમાં ભારે વરસાદ થઇ રહયો છે

મી દક્ષીણ દક્ષીણ પશ્ચિમમાં કેન્દ્રિત હતું

મી ની ઝડપે વાવાઝોડુ લગભગ ઉત્તર દિશા તરફ આગળ વધી રહયું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે તે ધીમે ધીમે નબળ્ પડી શકે છે અને ઉત્તર પુર્વ તરફ આગળ વધશે અને પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અને ઘેપુપરા બાંગ્લાદેશને આજે મધ્યરાત્રી સુધીમાં સુંદરબાન ડેલ્ટાને ઓળંગી શકે છે

મી

આની અસર હેઠળ ભારેથી અતિભારે વરસાદ ઉત્તર કાંઠાના ઓડિશાના અને પશ્ચિમ બંગાળના જીલ્લાઓમાં થઇ શકે છે

મી

મી વરસાદ નોંધાયો છે

આ ત્રણ જીલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થવાના પણ અહેવાલ છે

જેથી ચીનને તેના અનુગામીને પસંદ કરવામાં અટકાવી શકાય

તેમણે દલાઇ લામાને કહ્યું કે અમેરીકા આ સિધ્ધાંતો માટે વૈશ્વિક સમર્થન મેળવવા પ્રયાસ કરશે કે હવે પછીના આધ્યાત્મિક વડાની પસંદગી તિબેટીયન બૌધ્ધોની છે નહી કે ચીની સરકારની

ગઇ રાત્રે વ્હાઇટ હાઉસમાં મીડીયા સમક્ષ આ જાહેરાત કરતાં બંને દેશો વચ્ચેના વ્યાપાર યુધ્ધના તણાવમાં રાહત મળવાની આશા ઠગારી નીવડી છે